આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાને આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરીમાં વધુ એક લેબ મશીન આપવાની જાહેરાત કરી હતી કચ્છની પીએચસી અને સીએચસીમાં સ્ટાફની ઘટ હોય ત્યાં સ્ટાફની ફાળવણી અંગે પણ વિયારણા કરી હતી

બી બી એસ પાસ થયેલ વિદ્યાર્થીઓ જે પોસ્ટ ગ્રેજ્યુ એટની તૈયારી કરતા હોય તેઓની પરીક્ષાઓ રદ્દ થતા તેમને પણ કામગીરી સોંપવાનો નિર્ણય કર વા માં આવ્યો હતો

જયંતિ રવિ ધારસભ્યો સહિતના જીલ્લાના મુખ્ય અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ અધિકારીઓને કોરોનાને ફરાવવા માટં ત્વરીત કામ કરવા અને રસીનું ઉત્પાદન વધારવા જણાવ્યુ ઉપરાંત કોરોનાને અટકાવવા ટેસ્ટીંગ ટ્રેકીંગ અને દ્રીટમેન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી સ્થાનિક વફીવટીતંત્રે સક્રિય રહીને લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા અને હોસ્પિટલમાં બેડ વેન્ટિલેટરઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા માટે રાજ્યો સાથે ગાઢ સંકલન જરૂરી હોવાનું આ બેઠકમાં જણાવ્યુ હતુ વિરલ રાણા મનસુખ માંડવીયા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ છે કે કેન્દ્ર સરકારના સતત પ્રથાસોને કારણે રેમડીસીવીર ઈન્જેક્શનના ભાવમાં દવા બનાવતી કંપનીઓ દ્રારા મોટો ઘટાડો કર વા માં આવ્યો છે મનસુખ માંડવીયાએ કોરોના સામેની લડતમાં સરકાર સાથે હાથ મિલાવવા બદલ દવા બનાવતી કંપનીઓનો આભાર માન્યો છે